ગુજરાતમાં આજથી અગ્રીમ હરોળના કર્મીઓને કોવિડની રસી આપશે

રાજ્યસભાના સભાપતિએ આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે

મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિયારો વ્યક્ત કરશે

અને તમિલનાડુ વચ્ચે મુકાબલો થશે

આ અવસરે દેશની પ્રથમ મહિલા સવિતા કોવિંદ આરોગ્યમંત્રી હર્ષવર્ધન અને આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબે પણ ઉપસ્થિત રહ્યા હતા આજે પોલિયોની રસી પીવડાવવાનો પહેલો દિવસ હશે

ડૉક્ટર હર્ષવર્ધને કહ્યું કે સામૂહિક રસીકરણ અભિયાનમાં અનેક બિમારીઓ ધરાવતા બાળકોની સુરક્ષા માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે અને તાજેતરમાં બાળકોને વિવિધ રસી આપવામાં આવી રહી છે

મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આજે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે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

જેમાં કેરળ હરિયાણા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશ પંજાબ અને જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે